નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આ અંગે માહિતી આપી હતી સહકારી બેંકોમાં સુધારાઓની માહિતી આપતા તેમને કહ્યું કે સહકારી બેન્કોને આર બી આઈ

આ અંગે સરકાર દ્વારા ટ્રંક સમયમાં જ વટ હુકમ બહાર પાડવામાં આવશે મંત્રી મંડળની બેઠકમાં બેન્કિંગ ઉપરાંત પશુપાલન અને અંતરિક્ષ ક્ષેત્ર અંગે પણ મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે

શ્રી માંડવીયાએ ટવીટ સંદેશામાં જણાવ્યું છે કે ભારતમાં પાણી સી પ્લેનનું કાર્ય વ્યાપક રીતે થાય તે માટે પ્રધાનમંત્રીશ્રીએ અમને નિર્દેશ કર્યો છે

હાલમાં સાબરમતી રિવરફન્ટ નર્મદા ડેમ ઉપર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે બંને સાઇડ પર જેટી બાંધવાનું કામ શરૂ કરવામાં આવશે ઓક્ટોબર સુધીમાં સાબરમતીથી નર્મદા ડેમ વચ્ચે સી પ્લેન યાલુ કરવામાં આવશે